ભાજપ રાષ્ટ્રીય કાર્યકરી અધ્યક્ષ જે પી

આજે રાજ્ય વિધાનસભામાં પાણી પુરવઠા વિભાગની માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે આ મુજબ કહ્યું હતું શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે છેવાડાના ગામો સુધી પીવાનું શુધ્ધ પાણી મળે તે માટે સરકાર ચિંતીત છે

આ પહેલાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ચર્ચામાં ભાગ લેતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી

સી સી ની ટાંકી માટે મંજુરી આપવા માગણી કરી હતી

એ જ રીતે અંત્યોદય બીપીએલ લાભાર્થીઓને રાહત દરે ખાંડ વિતરણ માટે આ વર્ષના બજેટમાં રૂ

ટન ક્ષમતા છે

ત્યારે આજ સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગઇકાલે ચૂંટણી સભા યોજી હતી જેમાં તેમણે જૂનાગઢ મહાનગર પાલિકામાં સત્તા ઉપર કોંગ્રેસ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જયારે ભાજપ દ્વારા વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી તેમાં ઉપસ્થિત નેતાઓને પણ ભાજપ વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આમ કોંગ્રેસ ભાજપ અને એનસીપી એમ મુખ્ય ત્રણ પક્ષો વચ્ચે ચૂંટણી સ્પર્ધા રહેશે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વને અનુલક્ષીને ગુજરાતની મુલાકાતે આવેલા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે

નઙાએ આજે પ્રદેશના ટોચના નેતાઓ સાથે વિવિધ બેઠકો યોજી હતી શ્રી નડ્ડાએ આજે ગાંધીનગરમાં પક્ષના પ્રદેશ કાર્યાલય ઉપર પહોંચીને બેઠકોનો દોર શરૂ કર્યો હતો આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ રાષ્ટ્રીય સહ સંગઠમ મહામંત્રી શ્રી વી

આવતીકાલે શ્રી નડ્ડા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે જયાં મધ્ય ગુજરાતના પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે શ્રી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું પક્ષના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્રથમ ગર્લ્સ ગુજરાત બટાલીય એનસીસી અમદાવાદ કેડેટસ દ્વારા સ્વચ્છ ભારતી કી ઓર એક કદમ મિશન હેઠળ પ્લાસ્ટીક રીસાયકલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

બાઇટ રાજયમાં મા આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા વસુલતી અમદાવાદની સત્તર જેવી મોટી હોસ્પિટલોને આ યોજનામાંથી દૂર કરી દર્દીઓ પાસેથી લીધેલા પૈસા પરત વસુલ કરવામાં આવેલ છે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદની ક્રિષ્ના શેલ્બી એચ સી જી સ્ટર્લિંગ સાલ સંજીવની સહિત સતર જેટલી મોટી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અનુસંધાને આ હોસ્પિટલો દ્વારા રાજ્ય સરકારની મા આરોગ્ય કાર્ડ યોજના અંતર્ગત આ કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી સારવારના પૈસા લીધેલા હોઇ તેમના નામ આ યોજનામાંથી નાબૂદ કરી દર્દીઓ પાસેથી લીધેલા પૈસા પરત વસ્તુલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે મા યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન અમદાવાદમાં આશરે બે લાખ દર્દીઓ સારવાર આપવામાં આવી હતી આ સારવારમાં બે હજાર સત્તાણું કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો

જેથી તેની સરદાર સરોવર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામને કોઇ અસર થાય તેમ નથી અને બંને સંપૂર્ણ સલામત છે